આજે વાઘા બોડરે ભારતીય સત્તાવાળાઓને સોંપવામાં આવશે

કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડચા છે

મતદાન માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે કોંગ્રેસ ભાજપ સહિત અન્ય પક્ષોના ઉમેદવારોના પ્રચારમાં સ્થાનિક નેતાઓ સહિત રાષ્ટ્રીય નેતાઓ પ્રચારમાં જોડાયા છે સમગ્ર રાજ્યમાં ચૂંટણી પ્રચાર વેગીલો બન્યો છે સ્ટાર પ્રચારકોએ ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિત શાહ અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીએ ગુજરાતમાં પોતાના ઉમેદવારના પ્રચારમાં જાહેરસભાઓ સંબોધી છે અમીત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમીત શાહે જૂનાગઢના કોડીનારથી જનસભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં દરિયાકાંઠાના વિસ્તારના વિકાસને અવગણવામાં આવતો હતો જ્યારે શ્રીનરેન્દ્ર મોદીની સરકાર દરિયાકાંઠાના વિસ્તારનો વિકાસ કરવા પ્રતિબદ્ધ છે સોમનાથ મહાદેવના ચરણોમાં વંદન કરતા શ્રી અમીત શાહે વધુમાં જણાવ્યું હતું કે દેશની પ્રથમ બુલેટ ટ્રેન ગુજરાતમાં દોડશે દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટી પણ ગુજરાતને મળી છે

આગામી સમયમાં અમદાવાદ અને સુરતમાં મેટ્રોરેલ શરૂ થશે ગુજરાતમાં સૌની યોજનાથી સૌરાષ્ટ્રના છેવાડાના ગામોમાં ખેડૂતોના ઘર અને ખેતર સુધી પાણી મળવાનું શરૂ થઇ ગ્યું છે

આ રોડ શો માં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા રાહુલ ગાંધી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીએ અમરેલીમાં જાહેરસભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે ન્યાય યોજના અન્વયે કોંગ્રેસ લોકોના બેન્ક એકાઉન્ટમાં પૈસા આપશે આ ન્યાય યોજના દેશની અર્થવ્યવસ્થાને મજબ્ત બનાવશે ભાવનગર અમરેલી અને જૂનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસના સમર્થનમાં રાજુલા નજીક આવેલ આશરણા ચોકડી ખાતેથી વ્ધુમાં જણાવ્યું હતું કે વર્તમાન સરકારે યુવાનોને રોજગારી ખેડૂતોને પુરતા ભાવ આપવા વચન આપ્યું હતું તેનો હજુ સુધી અમલ થયો નથી

જિલ્લા ચૂંટણી અધિકારી ડો વિકાંત પાંડેએ જણાવ્યું કે ટપાલ વિભાગના સહયોગથી આ પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે જે એક સપ્તાહમાં તમામ યુવા મતદારોને મળી જશે

નર્મદા જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી આઇ

પટેલે મતદાન સમયે રૂબરૂ મુલાકાત લઇ પોસ્ટલ બેલેટ દ્વારા ચાલી રહેલી મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું

આ ઉપરાંત અલગ અલગ શહેરોમાં પણ પોસ્ટલ બેલેટ મતદાન થયું હતું આવો સાંભળીએ એ અંગે અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિનો અહેવાલ

રાજ્ય ચૂંટણી પંચે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને પાઠવેલા જાહેરનામા અન્વયે આજે દરેક જિલ્લા ચૂંટણી અધિકારીઓએ જાહેરનામું બહાર પાડવું છે

દેવભૂમિ દ્વારકા બેઠક ઉપરથી વિજયી થયેલા ભાજપના ધારાસભ્ય શ્રી પબુભા માણેકના ઉમેદવારીપત્રમાં ભૂલ રહી જતા કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરીયાએ દેવભૂમિ દ્વારકા બેન્કની ચૂંટણી રદ કરવા માટે અરજી કરી હતી જે અંતર્ગત ગુજરાતની વડી અદાલતે દેવભૂમિ દ્વારકાની ચૂંટણી રદ કરી હતી ગુજરાત હાઇકોર્ટે પબુભા માણેકની ચૂંટણી રદ કરવાના કરેલા આદેશ બાદ કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરીયાએ પોતાને દેવભૂમિ દ્વારકાની બેઠક ઉપરથી વિજય જાહેર કરવાની માંગણી કરી છે આ અંગેની સર્વોચ્ચ અદાલતમાં કેવીએટ દાખલ કરી છે

આજે ભારતની વાઘા બોડરે ભારતીય સત્તાવાળાઓને માછીમારોને સોંપવામાં આવશે

જેઓ ભારતીય ગેરકાયદેસર પાકિસ્તાન જળસીમામાંથી માછીમારી કરતા પકડાયા હતાં

હવામાન રાજ્યભરમાં હવાના હળવા દબાણના પગલે વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડચાં છે વલસાડ તાપી અને ડાંગ જિલ્લામાં ગઇકાલે અને આજે પણ વરસાદી માહોલ છવાયો હતો આ ઉપરાંત આજે પણ સુરેન્દ્રનગર બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાઓમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝાપટાં પડ્યાં હતાં કમોસમી વરસાદના પગલે ખેડૂતોને નુકસાન થયાના સમાચાર છે ખાસ કરીને મરી મસાલાના ખળામાં હવામાનના ભેજની અસર જોવા મળી છે ભાવનગર રેલવે મંડળ ભાવનગર રેલવે મંડળના રેલવે અધિકારી સુશ્રી રૂપા શ્રીનિવાસને ભાવનગર રેલવે સ્ક્લના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા ચિત્રોને ભેગા કરી એક ્પ્રસ્તક બનાવ્યું છે ઉપરાંત આ પુસ્તકમાં દરેક ચિત્ર પર આધારિત જ્ઞાનને ખૂબ જ સુંદર રીતે તથા બાળકો માટે ખૂબ સરળ ભાષાનો ઉપયોગ કરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે આ પુસ્તકનું શિર્ષક છે હેન્ડ બુક ફોર ચિલ્ડન ઓન હાઉ ટુ યુઝ ધ રેલ્વેઝ આ પુસ્તક અંત્રેજી ભાષામાં પ્રકાશીત કરાયું છે આ પુસ્તકના માધ્યમથી બાળકોને એવું શિખવવાનો પ્રયાસ કરાયો છે કે રેલવે પરીસરમાં અથવા મુસાફરી દરમ્યાન બાળકોએ શું કરવું જોઇએ અને શું ન કરવું જોઇએ સાથે સાથે બાળકોએ કઇ રીતે રેલવેને મદદ કરવી જોઇએ આ પુસ્તકને ભાવનગર શહેરની કેટલીક શાળાઓના વિદ્યાર્થીઓમાં વહેંચવાનું આયોજન કરાયું છે

આ કાર્યક્રમમાં ડો બાબાસાહેબ આંબેડકર ચેર સેન્ટરના કો ઓર્ડિનેટર ડો લલીતભાઇ પટેલ દ્વારા કેક કાપી તેમના વ્યક્તિત્વ પર પ્રકાશ પાડી વર્ષ દરમિયાન કરવામાં આવતા કાર્યક્રમ અંગે માહિતી આપી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા